વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણનો પરમ દિવસે શનિવારથી દેશમાં પ્રારંભ થશે

આજે દેશભરમાં મકરસંક્રાંતિ પોંગલ બિહુ અને ઉત્તરાયણનું પર્વ પરંપરાગત શ્રધ્ધાપૂર્વક ઉજવાઇ રહ્યું છે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવોચે દેશના નાગરિકોને શુભેચ્છાઓ પાછવી છે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

ર સીકરણ ભારતમાં વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણની તડામાર તૈયારીઓ યાલી રહી છે વિમાનો દ્વારા કોવિડ રસીને દેશભરના વિવિધ હવાઈમથક સુધી પહોંચાડવામાં આવી રહી છે ત્યાંથી આ રસી જેને શહેરો અને નગરોમાં મોકલવામાં આવી રહી છે દેશમાં કોરોના રસીકરણ અભિયાન શનિવારથી શરૂ થઈ રહ્યું છે અસમથી ગોવા અને જમ્મુ કાશ્મીરથી કેરળ સુધી રસીને વ્યવસ્થિત તથા સુરક્ષિત રીતે દેશના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી છે

જ્યારે ઓડિશામાં કોવિશિલ્ડ રસીનું પ્રથમ તબક્કામાં જિલ્લાવાર વિતરણ કરવામાં આવી રહ્યું છે ભારત બાયોટેકની કો વેક્સિન ભૂવનેશ્વરમાં આરોગ્ય કર્મચારીઓને આપવામાં આવશે

છત્તીસગઢમાં ગઈકાલે કોવિડ રસીનો પહેલો જથ્થો પહોંચ્યો

વહાણવટા અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સશક્ત નેતૃત્વમાં જ આ ખલાસીઓનું પાછા ફરવું શક્ય બન્યું છે

વી જગઆનંદમાં ફસાયેલો હતો માલ ઉતારવાની પરવાનગી ન મળવાને કારણે તેઓને ચીનના દરીયામાં જ લંગર નાંખવું પડ્યું હતું આ નાવિકોને પાછા ફરવા માટે ગ્રેટ ઈસ્ટર્ન શીંપીંગ કંપનીના માનવીય અભિગમની શ્રી માંડવિયાએ પ્રશંસા કરતાં કહ્યું કે કંપની સંકટના સમયે ખલાસીઓની સાથે રહી હતી

કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે સરકાર હાલની એમએસપી યોજના મુજબ ખેડૂતો પાસેથી લધુત્તમ ટેકાના ભાવે પાકની ખરીદી કરી રહી છે

આ ઉત્સવ ધાન્ય સુખાકારી અને સમૃદ્ધિ માટે ધરતીમાતાનો આભાર માનવા માટે પણ ઉજવાય છે ગુજરાતમાં મકરસંક્રાંતિ ઉત્તરાયણ તરીકે ઓળખાય છે અને તેનું મુખ્ય આકર્ષણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ છે

તમિલનાડુમાં ભોગીના દિવસે આવતીકાલે પોંગલ ઉત્સવને આવકારવા માટે બિનજરૂરી સામગ્રીનો નિકાલ કરવામાં આવશે

અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે ગુજરાત સરકારે જાહેર સ્થળોએ અને જૂથોમાં પતંગ ઉડાવવા પર શ્રેણીબદ્ધ પ્રતિબંધો જાહેર કર્યા છે

બીજી બાજુ રાજ્ય સરકારે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન શરૂ કર્યું છે આરોગ્ય વિભાગના કર્મચારીઓને અને કરુણા અભિયાના સ્વયંસેવકોને કેટલાંક જિલ્લાઓમાં બર્ડફ્લુથી અસરગ્રસ્ત પક્ષીઓની સારવારમાં મહત્તમ કાળજી રાખવાનું કહેવામાં આવ્યું છે

દિલ્હીની ચાર શાળાના વિદ્યાર્થીઓ અને પૂર્વ ક્ષેત્રીય સાંસ્કૃતિક કેન્દ્ર કોલકત્તાના લોક કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે દિલ્ઠીના માઉન્ટ આબુ પબ્લિક સ્કુલ અને વિદ્યા ભારતી સ્કુલના વિદ્યાર્થીઓ આત્મનિર્ભર ભારત સમર્થ ભારત કા દ્રષ્ટિકોણ આ વિષય પર તેમજ દિલ્ફીની ગર્વમેન્ટ ગર્લ્સ સિનિયર સેંકન્ડરી સ્કુલની વિદ્યાર્થીનીઓ હમ ફીટ તો ઈન્ડિયા ફીટ વિષય પર પ્રસ્તુતી કરશે

પશ્ચિમ બંગાળ પશ્ચિમ બંગાળમાં ગંગાસાગરમાં સંક્રાતિ સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા છે દરમ્યાન દશ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સંકાતિ સ્નાન કર્યું હોવાના સમાયાર છે જો કે આ સંખ્યા ગત વર્ષની સરખામણીએ ઓછી છે